આ બેઠકમાં વિકાસને પ્રોત્સાહન આપવા અને રોજગારી નિર્માણ માટે આર્થીક નિતિનો રોડમેપ અંગે ચર્ચા થવાની સંભાવના છે આ બેઠકનું આયોજન નીતી આયોગ દ્વારા કરવામાં આવ્યું છે ક્ષેત્રીય નિષ્ણાંતો અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહે તેવી શકયતા છે આગામી પાંચમી જુલાઈએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન સામાન્ય અંદાજપત્ર રજુ કરે તે પહેલા યોજાઈ રહી હોવાથી આ બેઠક મહત્વની છે

તેમણે જણાવ્યું હતું કે આતંકવાદને અને પાકીસ્તાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી આતંકીઓને મળતા નાણાંકીય ભંડોળ અંગે વૈશ્વિક સ્તરે ચિંતાઓ વધી રહી છે જેના નિરાકરણ માટે પાકિસ્તાનને વિશ્વાસપાત્ર અને ખરાઈપાત્ર પગલા લેવા જોઈએ એફએટીએફે ગઈકાલે જણાવ્યું હતું કે આતંકીઓને મળતા નાણાંકીય સહાયને અટકાવવા અંગેની તેની કાર્ય યોજના અમલ કરવા પાકિસ્તાન નિષ્ફળ રહયું છે એફએટીએફે પાકિસ્તાનને આવતા ઓકટોબર સુધીમાં યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું અન્યથા પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી પેરીસ ખાતેની આ સંસ્થાએ પાકિસ્તાનને પ્રતિબંધીત આતંકી સંગઠનોના સંચાલનની ફરી સમીક્ષા કરવા જણાવ્યું હતું

જીએસટી પરિષદે એવા એકમો ઉપર દસ ટકા સુધીના દંડની જોગવાઈને પણ મંજુરી આપી દીધી છે જે જીએસટી દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપતા નથી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

નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં શ્રી પ્રભુએ જણાવ્યું કે ઉર્જા સલામતિ અને નાણાકીય સ્થિરતા જેવા બે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે આ ઉપરાંત ત્રાસવાદ અન્ન સલામતી જેવા મુદ્દાઓ અને ડીજીટલ અર્થતંત્ર તથા કૃત્રિમ બૌદ્ધિકતા જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે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

આ પરિષદની સાથે સાથે બ્રીકસના વડાઓની અનોપચારિક બેઠક અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજાશે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

સત્તાવારોના જણાવ્યા મુજબ સીબીઆઈ એ આ સોદાના મામલે સંજય ભંડારીના નિવાર સ્થાને અને કાર્યાલયમાં તપાસ હાથ ધરી હતી

બોનીયાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુજથાલાન ખાતે રોજીંદા પેટ્રોલીંગ દરમિયાન આ અથડામણ શરૂ થઈ હતી અધિકારીઓએ જણાવ્યું કે અધિક સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા છે અને સમગ્ર જંગલ વિસ્તારમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરાઈ છે

બપોરે ત્રણ વાગે મેચ શરૂ થશે શિખર ધવનના બદલે ટીમમાં પસંદગી પામેલા યુવા ખેલાડી ઋષભ પંત પર બધાની નજર હશે આંગળીમાં ઈજા થવાના કારણે શિખર ધવન ટીમમાંથી બહાર જતા ભારતીય ટીમને મોટુ નુકસાન થયું છે આજની બીજી મેચ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે મેન્ચેસ્ટર ખાતે સાંજે છ વાગે રમાશે સાત પોઈન્ટ સાથે ભારત શ્રેણીમાં ચોથા સ્થાને છે ગઈકાલે શ્રીલંકા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં શ્રીલંકાએ ઈગ્લેન્ડને વીસ રને હરાવ્યું હતું શ્રીલંકા તરફથી ચાર વિકેટ ઝડપનાર લેસિથ મલિંગાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

આ ખરડાને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે મંજુરી આપી હતી તેઓ આ ખરડો રજુ કરવા ઉભા થયા ત્યારે વિપક્ષના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો શ્રી પ્રસાદે કહયું કે નવા ચુંટાયેલા ગૃહમાં ખરડો રજુ કરવા અંગે પરવાનગી છે કોંગ્રેસ સભ્ય શશી થરૂર આરએસપીના એન કે પ્રેમચંદ્રન અને એઆઈએમઆઈએમ સાંસદ અસુદેન ઔવેસીએ ખરડાનો અને વાંધો ઉઠાવ્યો અને વિરોધ કર્યો

મુખ્યમંત્રી એદાપ્પદી પલાનીસામીએ કહયું કે અછતને પહોંચી વળવા માટે સરકાર વેલ્લોરના મેલારપેટથી રેલ વેગનો દ્વારા રોજ સો લાખ લીટર પાણી ચેન્નઈ લાવશે પત્રકારો સાથે ગઈકાલે વાત કરતા તેમણે કહયું કે આ પગલુ કેરાલાથી વીસ લાખ લીટર પાણી લાવવા ઉપરાંતનું હશે

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેના દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ જાહેરનામામાં કટોકટીને આજથી એક મહિના માટે વધારવાનું જાહેર કરાયું છે જાહેરનામામાં કહેવાયું છે કે જન સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા જાળવવા માટે આ પગલુ લેવુ જરૂરી હતું શ્રીલંકામાં ઈસ્ટર સંડેના આતંકી હુમલાના એક દિવસ પછી બાવીસ એપ્રિલે કટોકટી લાદવામાં આવી હતી અને એક મહિના સુધી લંબાવાઈ હતી સરકારે દાવો કર્યો છે કે કટોકટીની જોગવાઈઓ સશસ્ત્ર સેનાઓને આતંકવાદી ગતિવીધિઓ સામે કાર્યવાહી કરવા જરૂરી અધિકાર આપવા માટે લાગુ કરાઈ છે અને સામાન્ય જનજીવન પર તેની કોઈ અસર નહી થાય

ઓડીશા સરકારે કહયું છે કે વાવાઝોડાથી અસરગ્રસ્તોને રાહત માટે પાંચ હજાર બસો સતાવીસ કરોડ કરતાં વધુ રૂપિયાની જરૂર છે મળેલી માહિતી પ્રમાણે રાજય સરકારે આજસુધી એક હજાર ચારસો એકયાસી કરોડ રૂપિયા ચુકવ્યા છે ગઈકાલે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ કેન્દ્રીય ટૂકડીએ નુકશાન અંગેના અહેવાલ રજુ કર્યા પછી ભંડોળ પુરૂ પાડવામાં આવશે